મુરજાતા પાકો પર કાચુ સોનુ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર

આજે રાજ્ય વિધાનસભામાં આરોગ્ય વિભાગની માગણીઓ ઉપરની ચર્ચાનો જવાબ આપતાં તેમણે આ પ્રમાણે જણાવ્યું હતું

તેનાથી ભવિષ્યમાં રાજ્યમાં ક્યારેય ડોક્ટરોની ઘટ પડશે નહીં

તેમણે સરકારી હોસ્પિટલોની સુવિધાઓને ગરીબ અને આદિવાસી દર્દીઓ માટે આશીર્વાદરૂપ ગણાવી હતી આ પહેલાં ભાજપના અનેક સભ્યોએ ચર્ચામાં ભાગ લેતાં રાજ્યમાં આરોગ્ય સેવાઓને બિરદાવી હતી જો કે જ્યારે કોંગ્રેસના સભ્યોએ હોસ્પિટલો અને આરોગ્ય સેવામાં વધારો કરવા માગણી કરી હતી ત્યારે અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ આરોગ્ય ક્ષેત્રના અંદાજપત્રમાં અઢી ટકાનો ઘટાડો કરાયો હોવાનો આક્ષેપ કર્યો હતો

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે પાક વીમાની ગણતરી ક્રોપ કટિંગને આધારે પાક વીમાની ગણતરી કરી રકમ ચૂકવવામાં આવે છે

રાજ્યપાલ રાષ્ટ્રપતિશ્રી દ્વારા ગુજરાતના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરાયેલા શ્રી આચાર્ય દેવવ્રતે આજે રાજ્યપાલ પદના શપથ ગ્રહણ કર્યા છે

તેમણે સંસ્કૃતમાં શપથ લીધા હતા આ પ્રસંગે વિદાય લઈ રહેલાં રાજ્યપાલશ્રી ઓ

કોહલી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાલી નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ વિધાનસભા અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદી તથા રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ સાંસદશ્રીઓ ધારાસભ્યો ઉચ્ચ સરકારી અધિકારીઓ બોર્ડ નિગમોના પદાધિકારીઓ અને અગ્રણીઓ ઉપરાંત આમંત્રિતો તેમજ નવનિયુક્ત રાજ્યપાલશ્રીના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા શ્રી આચાર્ય દેવવ્રતે રાજ્યપાલ પદે શપથ ગ્રહણ કરતા પહેલાં વૈદિક પરંપરા અનુસાર પૂજા કરી હતી શપથવિધિ સમારોહના પ્રારંભે મુખ્ય સચિવશ્રી ડો

સિંઘે વોરન્ટ ઓફ એપોઇન્ટમેન્ટ નિયુક્તિ પત્રનું વાંચન કર્યું હતું શપથ ગ્રહણ કર્યા બાદ કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિશ્રી એ

દવે ઉપરાંત મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાકાી સહિત મંચસ્થ મહાનુભાવોએ રાજ્યપાલશ્રીને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છા પાઠવી હતી બાદમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતને ગાર્ડ ઓફ ઓનર પણ અપાયું હતું શપથવિધિ બાદ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગાંધીઆશ્રમ સરદાર સ્મારકની મુલાકાત લીધી હતી

આજે દરેક ભારતીય ગર્વ અનુભવી રહ્યો છે ગુજરાતના નવનિયુક્ત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ચંદ્રયાન બે ના સફળ લોન્ચિંગ બાદ આ મુજબ જણાવ્યું હતું

સૌરાષ્ટ્રમાં સવારથી વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે તુલસીશ્યામ અને ખાંભા પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થયો છે ગીર પંથકના તાંતજીયા ઘવાડીયા ગીદારડી ભજીયા સહિત ગીર જંગલના ગામડાઓમાં દોઢ ઈંચ જેટલો વરસાદ થયો છે જ્યારે ઉનાના ધોકડવા ગામે બે કલાકમાં ચાર ઇંચ વરસાદ થયો છે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે

ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો છે ગોંડલ અને જસદણમાં પણ વરસાદ થયો છે

તાપી જિલ્લામાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ છે વરસાદ થતાં ગરમીથી લોકોને રાહત મળી છે તાપી જિલ્લાના વ્યારા વાલોડ સોનગઢ સહિતના અન્ય વિસ્તારોમાં વરસાદ થયો છે

પાટણમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની મહેર થતાં પ્રજાજનોમાં આનંદની લહેર છવાઇ છે આજે બપોરે ત્રણ વાગ્યા બાદ એક કલાક સુધી સતત વરસાદ થયો હતો જેના પરિજ્ઞામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા અમારા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે સુરેન્દ્રનગર પંથકમાં આખરે લાંબી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજાનું આગમન થતાં લોકોમાં આનંદ અને ધરતીપુત્રોમાં રાહતની લાગણી છવાઇ છે બપોરના ચાર વાગે શરૂ થયેલો ધોધમાર વરસાદ એક કલાક સુધી વરસ્યો હતો જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા સુરેન્દ્રનગર સહિત વઢવાણ લીમડી મૂળી તાલુકાઓમાં પણ વરસાદ થયો છે

જેના પરિણામે ડેમની પાણી સંગ્રહ કરવાની ક્ષમતામાં વધારો થયો છે જેથી ગ્રામજનો અને ખેડૂતોમાં આનંદ છવાયો છે